તેમણે કહયું કે વિશ્વભરમાં લોકતાંત્રિક સંસ્થાઓ ઉપર સવાલ ઉઠાવવામાં આવી રહયા છે ત્યાર ભારતના લોકતાંત્રિક સંસ્થાનો વધુ મજબુત બન્યા છે આજે સંવિધાન દિવસે અને કોન્ફરન્સના સમાપન પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરશે કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે અખલ ભારતીય પીઠાધીન અધિકારોઓની પરિષદને સંબોધન કરતા ઉપરાષ્ટ્રપતિ શ્રો વૈકંયા નાયડુએ કહયું કે લોકશાહીના ત્રણેય સ્થભોએ મજબૂતાઈથી કામ કરવ જોઈએ

અખિલ ભારતીય પ્રિસાઈડીંગ ઓફીસર્સની પટમી કોન્ફરન્સને સંબોધન કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકશાહીના જતન અને સંવર્ધન માટ મુખ્ય ત્રણ બંધારણીય આધારશીલા સંસદ પ્રશાસન અને ન્યાયતંત્ર લોકહીતમાં સક્રિય રીતે કાર્યરત હોવાનું જણાવ્યું હતું

આ પરિષદમાં વ્યકત કરવામાં આવેલા વિચારો અને બીજ આપણી પ્રણાલીને મજબ્રત બનાવામાં ઉપયોગી થશે

સંપૂર્ણપણે સ્વસ્થ તંદ્રરસ્ત અને નિરોગી હોય તેવા યુવાનોની પ્રાથમિક પસંદગી ક ોરોના વેકિસનની ટ્રાયલ માટે કરવામાં આવી રહી છે

જેને કોલ્ડ સ્ટોરેજમાં મકવામાં આવી છે

ભારત સરકારના આરોગ્ય વિભાગમાંથી તબીબો નિષ્ણાંત વેકિસન સંલગ્ન તમામ પ્રકારની ટ્રનિગ સોલા સિવિલના તબીબોને આપવા માટે ટૂંક સમયમાં આવી પહોંચશે

વિશ્વના સૌથી મોટા લોકતંત્રની સાત દાયકાઓની સફળ સફરનું વહન આપણાં બંધારણ થકી સંભવ બન્યું છે

આજે સવારે કચ્છના લખપતથી આ રેલીનો પ્રારંભ થશે